ચ્રંટણી પંચ દ્વારા મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે ઇલેકટ્રોનિક વોટીંગ મશીન સ્ટ્રોંગરૂમમાં સુરક્ષા હેઠળ સંપૂર્ણ સલામત છે અને માધ્યમોમાં દેખાડવામાં આવતા વીડીયોમાં ચ્રંટણીમાં ઉપયોગ કરાયેલા વોટીંગ મશીન નથી કેટલાક માધ્યમોમાં આવેલા અહેવાલો સંદર્ભમાં ચૂંટણીપંચે આ સ્પષ્ટતા કરી છે અને તેને સંપૂર્ણપણે જૂઠા અને પાયાવિનાના ગણાવ્યા છે એક નિવેદનમાં ચૂંટણીપંચે જણાવ્યું છે કે ચૂંટણીનું મતદાન પૂરૂં થયા બાદ તમામ વોટીંગ મશીન અને વીવીપેટ સ્ટ્રોંગરૂમમાં સપ્ન સલામતિ હેઠળ રાખવામાં આવતા હોય છે આ તમામ મશીનને બે તાળાં તથા સીલ લગાવવામાં આવે છે આ સમયે ઉમેદવાર અને નાગરિક હાજર હોય છે સમગ્ર સ્ટ્રોંગરૂમ પરિસર વિડિયોથી આવરી લીધું હોય છે અને સંપૂર્ણ મતગણતરી પૂરી થાય ત્યાં સુધી સીસીટીવી હેઠળ કાર્યવાહી થાય છે

આ ઉપરાંત ઉમેદવાર દ્વારા સૂચવેલા પોલીંગ એજન્ટ તકેદારી માટે ત્યાં હાજર રહે છે પંચે જણાવ્યું છે કે મતગણતરીના દિવસે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે અને તે ઉમેદવાર પોલીંગ એજન્ટ અને નિરીક્ષકની હાજરીમાં વીડીયોગ્રાફી હેઠળ ખુલે છે

જ્યારે વિજેતા ઉમેદવારના વિજય મતોનો તફાવત રદ કરવામાં આવેલા ટપાલ મત પત્રોની સંખ્યાથી ઓછો હોય ત્યાં રદ કરાયેલા ટપાલ મત પત્રોની ફરજિયાત ફેર ચકાસણી કરાશે અરબી સમુદ્રમાં કચ્છના જખૌ નજીકથી નાર્કોટીક્સનો જથ્થો ઉતારવા આવેલા પાકિસ્તાની વહાણને જબ્બે કરાયું છે

કોસ્ટગાર્ડન્ગ્રં જહાજ પોતાની તરફ આવતું જોઇ ભાગવા માંડેલી અલમદીના બોટના ખલાસીઓ દ્વારા ડ્રગ્ઝના ઘણા પેકેટ દરિયામાં પધરાવી દેવાયા હતા પરંતુ છેવટે તેમણે કોસ્ટગાર્ડની સશસ્ત્ર ટ્રકડી સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી

એસ

શ્રી રૂપાણીએ આ માર્ગ દુર્ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ મુસાફરો પ્રત્યે શોક વ્યકત કરી તેમના પરિવાર જનોને સાંત્વના પાઠવી હતી મુખ્યમંત્રીએ આણંદ જિલ્લા કલેક્ટરને આ અકસ્માતમાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉપાડવાની સૂચનાઓ આપી હતી

ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મોત નીપજયાં છે

આણંદ જિલ્લાના જ આકલાંવ તાલુકા કહાનવાડી ગામના લોલપુરા ખાતે ગઈકાલે યુવાનનું કરંટ લાગવાથી મોત થયું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે રેલવે લાઇનની જગ્યાએ ડમ્પરમાંથી માટી ખાલી કરતી વખતે ડમ્પર વીજ લાઇનને અડી જતા ડ્રાઇવરને અકસ્માતે કરંટ લાગતા તેઓ સખત રીતે દાઝી ગયા હતા તેમને સારવાર માટે આંકલાવ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું

ગઇકાલે ઝાલાવાડ રોયલ અને કચ્છની ટીમ વચ્ચે રમાયેલી મેચમાં ઝાલાવાડનો વિજય થતાં તે ફાઈનલમાં પ્રવેશ્યું છે ઝાલાવાડ રોયલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો

રાજ્યભરમાં છેલ્લા બે દિવસની ગરમીનું પ્રમાણ વધ્યું છે હવામાન વિભાગે દક્ષિણ ગ્રજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ હિટ વેવની આગાહી કરી છે અને બપોરના સમયે નાના બાળકો વ્રદ્વોને બહાર નહીં નીકળવાની સલાહ આપી છે હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનીક સર્ક્યુલેશનના પગલે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવન વ્યક્ત કરી છે

હવામાન વિભાગે અમદાવાદમાં આજથી બે દિવસ સુધી તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરી છે ગાયત્રી મંત્રલેખનનો વિશ્વ રેકોર્ડ એક ગુજરાતી સાધક મંગળદાસ ઈશ્વરદાસ કડીયાના નામે નોંધાયો છે